કે ની અદાલતે ફગાવી દીધી છે

ભાજપના વરિષ્ઠનેતાઓની આજે મુંબઇમાં બેઠક મળી હતી શિવસેનાના નેતાઓએ પણ બેઠક કરી હતી દરમ્યાન શિવસેનાના નેતા સંજય રાઉત એનસીપીના વડા શરદ પવારને મળ્યા હતા બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં સંજય રાઉતે કહ્યું કે તેઓએ રાજયની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી આ દરમ્યાન મુંબઇમાં એક પત્રકાર પરિષદમાં એનસીપીના વડાએ જણાવ્યું કે રાજયમાં તેમનો પક્ષ સરકારની રચના કરશે નહિં તેવું વલણ અપનાવ્યું છે એક અન્ય બનાવમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પર્યાવરણમંત્રી સુધીર મુંગતીવારે આજે જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને તેઓ રાજયપાલ ભગતસિંહ કોશિયારીને આવતીકાલે મળશે મુંબઇમાં ભાજપની કોર કમિટીના નેતાઓની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મુંગતીવારે જણાવ્યું કે તેમનો પક્ષ જલદીથી ભાજપ શિવસેનાની સરકારની રચના થાય તે માટેના સઘળા પ્રયાસો કરી રહ્યો છે તેમણે કહ્યું કે પ્રજાએ સેફ્રોનના જોડાણને સરકાર રચવાનો મેન્ટેડ આપ્યો છે અને મહારાષ્ટ્રની પ્રજાને નિરાશ કરવાનું કોઇ કારણ નથી શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ પણ તેમના પક્ષના યૂંટાયેલા ધારાસભ્યોની વર્તમાન મડાગાંઠની ચર્ચા માટે આવતીકાલે એક બેઠક બોલાવી છે

જમ્મુમાં બહાર પાડેલી એક યાદીમાં પ્રોફેસર સિંગે રાષ્ટ્રપતિને રાષ્ટ્રિય એકતા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવા પણ અપીલ કરી છે તેમાં હુર્રિયત કોન્ફરન્સ સહિતની માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે

વૈંકેયા નાયડુએ કરતારપૂર કોરીડોર શાંતિ માનવતા અને સંવાદિતાનું શ્રેષ્ઠ પવિત્ર સ્થાન બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે આ ઉપરાંત તે વિશ્વ એક કુટુંબ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ બનશે

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે ગૂરૂનાનકજી સમાનતાના ખાસ હિમાયતી હતા તેઓ માનતા કે જાતિ ધર્મ ભાષા કે વર્ગના આધારે મતભેદો સુસંગત નથી તેમણે કહ્યું કે ગુરૂનાનકજીનું લક્ષ્ય જાતિવિહીન સમાજની રચના કરવાનું હતું જેમાં સૌ સમાન હોય અને એક વર્ગ બીજા વર્ગનું શોષણ ન કરતો હોય તેમણે કહ્યું કે સામાજિક સમરસતાના આધાર પર ગૂરૂનાનક દેવજીનો ઉપદેશ અતિઆવશ્યક છે

શ્રી નાયડુએ જણાવ્યું કે વિયારોના આદાન પ્રદાન દ્વારા શાંતિ સ્થિરતા અને સહયોગને આગળ વધારે તેવા ધાર્મિક ગૂરૂની વિશ્વને આવશ્યકતા છે તેમણે કહ્યું કે આપણે કાયદાના ઘડવૈયાઓએ ગૂરુ નાનક દેવજીના સિદ્ધાંતોને અનુસરીને ઉત્તમ દાખલો બેસાડવો જોઇએ

પી

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના નેતૃત્વમાં બે જજોની બનેલી ખંડપીઠે જણાવ્યું કે વહીવટીતંત્ર લોકોના વિષે દરકાર રાખતું નથી તેઓને સત્તામાં રહેવાનો અધિકાર નથી રાજય સરકાર પર આકરા પ્રહારો કરતાં અદાલતે નિરીક્ષણ કર્યું હતું કે લોકોના કલ્યાણ માટેની સરકારની ફરજ છે તે ભૂલી ગયા છે સરકાર ગરીબ લોકોના વિષે દરકાર કરતી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે તેમણે પ્રશ્ન કર્યો હતો કે રાજય સરકારો ખેડૂતો પાસેથી શા માટે પરાળ ખરીદતી નથી

મહા વાવાઝોડાની ટક્કર ટળી જતાં દરિયાઇ જિલ્લામાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુરાહત બયાવ તંત્ર પોતાની સજજતા અને સતર્કતા જાળવી રાખશે વાવાઝોડું ભલે ફંટાઇ જાયપણ જતા જતા ભારે વરસાદ અનેક સ્થળે આપશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે ગાંધીનગરમાંયોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ક્રષિમંત્રી આર

ફળદુએ કહ્યુંહતું કે વાવાઝોડું મહાઆફતમાંથી હવે ગુજરાત ઉગરી જશે એ જાણી સૌ કોઇને આનંદ થયો છે મહા વાવાઝોડું વિદાય લેતા લેતા ભારે પવન સાથે વરસાદ લાવશે તેવી આગાહીનાપગલે સૌરાષ્ટ્રના તમામ બંદર ઉપર ત્રણ નંબરના ભયસૂચક સિઝનલ લગાવવા શરૂ થયા છે

પ્રતિ કલાકની છ કિલોમીટરની ઝડપે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની કોઇ શકયતા નથી

ધરણાં કરી રહેલા વકીલો બનાવમાં સામેલ પોલીસો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે ગઇકાલે દિલ્ફી પોલીસે વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ અભૂતપૂર્વ દેખાવો કર્યા હતા અને પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક પાસે તીસ હજારી કોર્ટના બનાવમાં સામેલ વકીલો સામે પગલાં લેવાની માંગણી કરી હતી વરિષ્ઠ અધિકારીઓ તરફથી તેમની માંગણીઓને સંતોષવાની ખાતરી મળતાં પોલીસોએ તેમનું આંદોલન સમેટી લીધું હતું દરમિયાન દિલ્ફીમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી

પ્રથમ મેચ બાંગ્લાદેશ જીત્યાબાદ ત્રણ મેચની આ ટુર્નામેન્ટમાં રાજકોટ ખાતે રમાનારી મેચ ખૂબ જ નિર્ણાયક બનીરહેશે આવતીકાલે બાંગ્લાદેશ મેચ જીતીને શ્રેણી વિજય માટે જ્યારે ભારત આ શ્રેણીમાંટકી રહેવા લડત આપશે બીસીસીઆઈના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલી સેક્રેટરી જય શાહ વગેરે ઉપસ્થિત રહે તેવી સંભાવનાછે દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન રોહિતશર્માએ આજે સ્ટેડિયમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે બેટીંગમાં નહીંપરંતુ બોલીંગમાં ફેરફાર કરીશું હાલ સાડા ત્રણસોથી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમના જડબેસલાકબંદોબસ્તમાં છે

કશ્યપ અને બી સાંઇ પ્રણીત બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે મિશ્ર ડબલ્સમાં પ્રણવ ચોપરા અને સિક્કિ રેડ્ડી પ્રથમ રાઉન્ડમાં બહાર નીકળી ગયા છે